રાજ્યના મુખ્ય યૂંટણી કમિશ્નર ડોક્ટર એસ

મુખ્ય પક્ષ ભાજપ અને કોંગ્રેસે આઠે આઠ બેઠકો પર ઉમેદવાર ઉભા રાખ્યા છે જ્યારે અન્યમાં બહુજન મહા પાર્ટી બહ્જન મુક્તિ પાર્ટી ભારતીય જન પરિષદ ઓલ ઇન્ડિયા મજલીસે ઇન્કીલાબે મિલ્લત રાષ્ટ્રવાદી જનચેતના યુવા જન જાગૃતિ વ્યવસ્થા પરિવર્તન પાર્ટી અને રાષ્ટ્રીય જનક્રાંતિ પાર્ટી જેવા ઓછા જાણીતા પક્ષોએ એકાદ બે ઉમેદવાર ઉભા રાખ્યા છે એકાવન અપક્ષો પણ પોતાનું નસીબ અજમાવી રહ્યા છે

કોરોનાની પરિસ્થિતિ વચ્ચે યોજાતી આ યુંટણી માટે ચુંટણી પંચ દ્રારા તૈયારીઓને આખરી ઓપ આપવા સાથે તમામ તકેદારી તથા સરકારી માર્ગદર્શિકાઓનું પાલન કરવામાં આવશે

અત્રે ઉલ્લેખનીય છે કે અબડાસા વિધાન સભા બેઠક માટે મુખ્ય સ્પર્ધા ભારતીય જનતા પક્ષના ઉમેદવાર પ્રધ્યુમનસિંહ જાડેજા અને કોંગ્રેસનાઉમેદવાર ડો શાંતિલાલ સેંઘાણી વચ્ચે છે નેહ્લ ઠક્કર પોલીસ મેડલ રાજ્ય પોલીસ દળના પાંચ પોલીસ જવાનો અધિકારીઓને કેન્દ્રીય ગૃહમંત્રીના વિશેષ કામગીરી ચંદ્રકો માટે પસંદ કરાયા છે

પટેલ પોલીસ ઈન્સ્પેક્ટર વિજય મલ્હોત્રા અને સબ ઈન્સ્પેક્ટર કેતન ભૂવાની આ ચંદ્રકો માટે પસંદગી કરાઈ છે

નેહ્લ ઠક્કર જમ્મુ કાશ્મીર આતંકી ઠાર કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ કાશ્મીરમાં શ્રીનગર શહેરની બહારના વિસ્તારમાં સુરક્ષા દળી સાથેની અથડામણમાં હિઝબુલ મુજાહિદ્દીનનો એક કમાન્ડર માર્યો ગયો હતો પોલીસે જણાવ્યું કે જૂના એર ફિલ્ડ શ્રીનગર નજીક રંગરેથમાં આતંકવાદીઓની હાજરી વિશેની ચોક્કસ માહિતીના આધારે સુરક્ષાદળોએ આ વિસ્તારને કોર્ડન કરીને સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું સૈન્ય આ વિસ્તારમાં શોધખોળ કરી રહી હતી ત્યારે આતંકવાદીઓએ તેમના પર ગોળીબાર કર્યો હતો સુરક્ષાદળોએ કરેલી જવાબી કાર્યવાહીમાં સામ સામા ગોળીબારમાં એક આતંકવાદી માર્યો ગયો હતો તેની ઓળખ હિઝબુલ મુજાહીદ્દીનના કમાન્ડર સૈક્લ્લાહ તરીકે થઇ હતી જે અનેક આતંકી હુમલાના કેસોમાં સુરક્ષાદળો દ્વારા વોન્ટેડ હતો નેહ્લ ઠક્કર રાજ્ય કોરોના રાજ્યમાં કોરોનાની સ્થિતિ ચિંતાજનક સ્તરે પહોંચી ગઇ છે પરંતુ રાજ્યમાં કોરોનાના દૈનિક નોંધાતા કેસની સંખ્યામાં ઘટાડો થયો છે

આ વાયરસ ભુજ પુરતો જ સીમિત રહી ગયો હોય તેમ નોંધાયેલા તમામ કેસ ભુજમાં નોંધાયા છે

નેહ્લ ઠક્કર હવામાન રાજ્યમાં ઠંડીની શરૂઆત થઇ ગઈ છે વહેલી સવારે અને મોડી રાતે રાજ્યના મોટાભાગના શહેરમાં ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે હવામાન ખાતાના જણાવ્યા અનુસાર આવનારા યાર દિવસોમાં ઠંડીનું જોર હજું વધશે તેમજ તાપમાનનો પારો નીચો જશે સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારમાં એક્ટિવ થયેલા સાયક્લોનિક સરક્યુલેશનની અસરને કારણે રાજ્યમાં ઠંડા પવનોનું જોર વધી રહ્યું છે હવામાન વિભાગે જણાવ્યું હતું કે આ વર્ષે સામાન્ય કરતા ઠંડી વધારે પડશે પ્રશાંત મહાસાગરને કારણે આ વખતે ઠંડીનું જોર વધારે રહેશે નેહ્લ ઠક્કર જળ જીવન મિશન રાષ્ટ્રીય જળ જીવન મિશન વિડીયો કોન્ફરન્સના માધ્યમથી આવતીકએલ બધા રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોનાં ગ્રામીણ વિસ્તારોમાંન પાણી પુરવઠાના પ્રભારી મંત્રીઓનું એક વર્ચ્યુઅલ સંમેલન યોજાશે જેમાં જળ શક્તિ મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવત પણ ભાગ લેશે